પ્રધાનમંત્રી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશેએનસીસીની ટુકડીઓ દ્રારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરશે અને આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક પ્રદર્શન જોશે

જે મુખ્યત્વે સિનેમાઘરો અને થિચેટર વધુ ક્ષમતા સાથે ખોલી શકાશે

આ ઉપરાંત સ્વિમિંગ પુલમાં પણ હવે તમામને જવાની પરવાનગી આપવામાં આવી છે આ અગાઉ માત્ર ખેલાડીઓને જે તેના ઉપયોગની છુટ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે જે જે ગતિવિધીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તેના માટે અલગથી એસ ઓ પી જારી કરવામાં આવશે

કચ્છમાં પણ શીત લહેર ફરી વળી હોવાથી ઠંડીના ભારે ચમકારાથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં ગત સપ્તાહે તાપમાન સામાન્ય થયુ હતું જો કે બાદ અચાનક પારો ગગડતા ઠંડીની પકડ ફરી મજબુત બની છે જેના લીધે કચ્છીજનોને ફરી એકવાર ગરમ વસ્ત્રો અને તાપણીનો સફારો લેવો પડી રહ્યો છે

શહેરમાં ઠારનું પ્રમાણમાં વધુ રહેતા ઠંડીની અસર તીવ્ર જણઈ હતી